ઉતરાયણ અનેનવરાત્રી જેવા ઉત્સવોએ ગુજરાતને વૈશ્વિક ઓળખ આપી છે અમદાવાદના ખોખરા અને પાલડી વિસ્તારમાં નગરજનો સાથે પતંગ ચગાવ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પતંગરસિકો સી

ના સમર્થન સંદેશ આપતી પતંગ યગાવી રહ્યા છે મુખ્યમંત્રીશ્રીએ ઘાયલ પક્ષીઓની સારવાર માટેના રાજ્યવ્યાપીકરુણા અભિયાનની ભૂમિકા પણ આપી હતી

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પતંગોત્સવ જેવા તહેવારોને કારણે ગુજરાત વિશ્વ સ્તરે યમકતું રહ્યું છે

રાજકોટમાં ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી સવારે થોડો મંદ અને બાદમાં માફક પવન રહેતા પતંગ રસિયાઓને મોજ પડી ગઇ હતી સવારથી બાળકો અને પતંગરસિયાઓ તો અગાસી ઉપર ચડી ગયા હતા અને પરિવારજનો સાથે યીકી શેરડી જીંજરા ઊંઘ્યૂસહિતના વ્યંજનોની મોજ તા

પરિવારજનો અને મિત્રોના સંગાથે ખાણીપીણી અને પતંગની બેવડી મજાથી સમગ્ર દિવસ ખુશાલીમાં વીત્યો હતો દરમિયાન કરુણા અભિયાન અને પતંગ રસિયાઓમાં આવેલી જાગૃતિને કારણે પંખીડાઓને પતંગ દોરાથી ઈજા ન પહોંચે તેની ખાસ તકેદારી રખાઇ હતી મકરસંક્રાંતિનું પર્વ દાન આપવા માટે ઉત્તમ દિવસ કહેવાય છે ત્યારે શહેરમાં ઠેકઠેકાણે ગૌશાળા અને જીવ દયા માટે દાનના મંડપમાં લાખો રૂપિયાનું દાન શહેર અને જિલ્લામાં આપવામાં આવ્યું હતું વીજ અકસ્માત ન થાય તે માટે પીજીવીસીએલ દ્વારા જાગૃતિ રેલીની અને લોકોમાં આવેલી સમજદારીની અસર દેખાઇ હતી

રાજકોટમાં પણ સીએએના સમર્થનવાળી પતંગ બજારોમાંજોવા મળી રહી છે

ડાંગના વધઇ આહવા અને સુબિર સહિત જીલ્લામાં ભારે આનંદ ઉલ્લાસભેર મકરસંક્રાતિની ઉજવણી કરાઇ હતી જેમાં પતંગ રસીયાઓએ અગાસી ઉપર ચઢીને અવનવી રંગબેરંગી પતંગો ઉડાવી કાઇપો છે લપેટ જેવી બુમોપાડી પતંગોની પેય લગાડી પતંગ કાપવાનો આનંદ લુટયો હતો જેમાં યુવક યુવતિઓએ ગોગલ્સ ટોપી પહેરીને સેલ્ફીનો આનંદ મેળવી અગાસી પર ડીજેના ગીતોના તાલે ડાન્સ સાથે ફિલ્મ ગીતોની સુરાવલી સાથે તા

નડીઆદના શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં આજે મકરસંક્રાંતિ પર્વ નિમિતે નગરજનો દાનપુણ્ય કરતા નજરે પડ્યા હતા તેમજ ગાયને ઘાસ અને કબૂતરને ચારો પણ સ્થાનિક લોકોએ નાખ્યો હતો જય મહારાજના ભક્તોએ આજે ઉત્તરાયણ પર્વ નિમિતે ગરીબ લોકોને બોર તલની અને સીંગ નીચીકી પતંગો રોકડ રકમ પતંગ દોરીનું શ્રી સંતરામ મંદિરની બહાર બેઠેલા ગરીબ લોકોને દાન કર્યું હતું શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી ગુરુ રામદાસજી મહારાજએ આજે જે શ્રદ્ધાળુ મંદિર આવ્યા હતા તેમને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી હતી પતંગોમાં પરંપરાગત પતંગો ઉપરાંત નરેન્દ્ર મોદી અને અમિત શાહના ફોટાવાળા જોડી નંબર વન પતંગ ચોકીદાર મોદીના ફોટાવાળા ભારતનું ગૌરવ નરેન્દ્ર મોદી બેટી બચાવો જેવા સામાજિક જાગૃતિ લાવનારા પતંગો સહિત પતંગોનું વેચાણ રહ્યુંહતું મકરસંક્રાંતિએ તલના લાડુ ચીકીનું મહત્વ રહે છે ત્યારે તૈયાર ચીકી તથા તલના લાડુની માંગ પણ વધુ રહી હતી

ગઇ કાલે સાંજ સુધીમાં આ પક્ષી ઓઘાયલ થયા હતા

જો કે આજે સવારે પવન ઓછો હોય પતંગ રસિયાઓને ખાસ મઝા આવી ન હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે અમરેલી જિલ્લાના ખડસલી ગ્રામસેવા કેન્દ્ર લોકશાળા ખાતે કિસાન સંમેલનમાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દાયકાઓથી આપણા ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી તરફ વબ્યા હોવાથી દિવસે દિવસે ઉત્પાદન ઘટી રહ્યું છે જેના લીધે ખેડૂતોને કરજના બોજ નીચે જીવવું પડે છે આજે રાસાયણિક ખેતીના પરિણામે લોકો બ્લડપ્રેશર હૃદયરોગ કેન્સર જેવી ખતરનાક બીમારીઓનો સામનો કરે છે પણ જો આજે એ જ ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમનું ઉત્પાદન પણ બમણું થશે અને દેશને ઝેર યુક્ત આહારની જગ્યાએ પોષણયુક્ત આહાર આપી શકશે આમ થવાથી ખેડૂતની આવક પણ વધશે અને દેશની આર્થિક સ્થિતિ પણ સુધારો થશે આમ જો જગતનો તાત સુખી થશે તો આખો દેશ સુખી થશે મકરસંકાંતિના પાવન અવસરે રાજ્યપાલશ્રીએ સંસ્થાની ગૌશાળાની મુલાકાત લઈ ગાય માતાની પૂજા કરી સંચાલકો સાથે વિસ્તારમાં વાતો કરી હતી

રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી જવાનોની પરેડ નિહાળી હતી અને સલામી આપી હતી દીક્ષાંત પ્રવચનમાં તેમણે લોકરક્ષક દળના જવાનોને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત થવા અને સમાજ જીવનમાં પણ પ્રજા મિત્ર તરીકે ઉભરી આવવા અપીલ કરી હતી

અમદાવાદની એસ

આર્ટસ કોલેજ એનસીસી કંપનીના વિદ્યાર્થીઓ દ્વારા યુવા દિવસ અને ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરી હતી ગઈકાલે રાત્રે અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં જરૂરમંદ ગરીબોને ધાબળાનું વિતરણ કર્યું હતું એનસીસી કેડેટસે પોતાના ખિસ્સા ખર્ચમાંથી બચત કરી ગરમ ધાબળા લાવી પાલડીથી આરટીઓ સુધીના આશ્રમ રોડ વિસ્તારમાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને ધાબળાનું વિતરણ કર્યું હતું

ઉલ્લેખનીય છે કેઆશાળાએ પાણીનો સ્રોત ન હોવાથી જૂગાડ કરી હેન્ડપમ્પ લગાવી શાળામાં ગ્રીન વોલ ઓફ ઓલગ્રીન લિટલ લાયબ્રેરી હર્બલ ગાર્ડન કિચન ગાર્ડન અને વેસ્ટમાંથી બેસ્ટરોક ગાર્ડન જેવા પ્રોજેક્ટો થકી શાળાને પર્યાવરણીય રીતે સમુદ્વકરવામાં આવી છે જેના પરિપાક સ્વરૂપે શાળા ઇનોવેશન ફેસ્ટીવલ પર્યાવરણ પ્રયોગશાળા અને ગ્રીન શાળા જેવા આયામોમાં સંમ્મિલીત થઈ છે જામનગરના વન વિભાગ લાખોટા નેચર ક્લબ અને બર્ડ હોસ્પિટલ દ્વારા અનેક સ્થળો પર પક્ષી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પતંગની દોરથી ધાયલ પક્ષીનો જીવના જાય તે માટે સ્થળ પર ધાયલ પક્ષીને ઈમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે

જેમાં મહારાજાની પ્રતિમાને પુષ્પાંજલી આપવામાં આવી હતી કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા